સંરક્ષણ મંત્રાલયે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ પ્રોત્સાહન નીતિનો મુસદ્દો તૈયાર કર્યો છે કેન્દ્ર સરકારે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક શૈક્ષણિક કાર્યક્રમની જાહેરાત કરી છે

સરકારે અમલમાં મૂકેલી યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ ગરીબી ઘટાડવાનો અને ગામોને આત્મનિર્ભર બનાવવાનો છે નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે આકાશવાણી સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકારે છેલ્લાં છ વર્ષમાં હાથ ધરેલી વિકાસલક્ષી નીતિ અને યોજનાઓની જાણકારી આપી

કેન્દ્ર સરકારે ગ્રામીણ વિસ્તારના દરેક નાગરિકને જરૂરી સહાય આપવા માટે દીન દયાળ અંત્યોદય યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના મનરેગા કૌશલ્ય વિકાસ યોજના જેવી વિવિધ યોજનાઓ નવા સ્વરૂપે અમલમાં મૂકી છે આ ઉપરાંત પશુ સંવર્ધન કૃષિ અન્ન અને જાહેર વિતરણ જળશક્તિ તથા એમ

સહિત ઘણાં મંત્રાલયોએ ગ્રામીણ વિસ્તારોમાં સ્વ રોજગારની તકો ઊભી કરવા તથા કૃષિ ઉપજોના યોગ્ય રીતે વેચાણની વ્યવસ્થા કરવા સહિયારા પ્રયાસો હાથ ધર્યા છે

આત્મનિર્ભર ભારત યોજના ભારતને શસ્ત્રોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવી છે

આ નિતિમાં ભારતીય શસ્ત્ર ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા તથા સંશોધન વધારવા ઉપર ભાર મૂકાયો છે

પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર સરકારે કોવિડથી ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ સોંપીને શિક્ષણ આપવા ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક શૈક્ષણિક કાર્યક્રમની જાહેરાત કરી છે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એન

ના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રાલયે તૈયાર કરેલા આ કાર્યક્રમને ગઈકાલે જાહેર કર્યો હતો આ પ્રસંગે તેમણે કહ્યું કે વૈકલ્પિક શિક્ષણનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને કોવિડથી ઊભી થયેલી પરિસ્થિતિમાં તા

તેમણે કહ્યું કે આ કાર્યક્રમ વિવિધ ટેકનોલોજીના વિવિધ ઉપકરણો અને સોશ્યલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવા શિક્ષકોને પણ માર્ગદર્શન પૂરું પાડશે

શ્રી અનુરાગ ઠાકુરે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતો દરેક રૂપિયો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સિસ્ટમમાં રહેલી ત્રૃટિઓ દૂર કરવા લીધેલા પગલાંઓની વિગતો આપી હતી

રાજ્યપાલને સોંપેલા પત્રમાં બંને સાંસદોએ આ બનાવ અંગે એક્સાઇઝ અને પોલીસ વિભાગો અજાણ હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે આ વિભાગો તરફથી આ દુઃખદ બનાવની ન્યાયી તપાસ શક્ય નથી તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે આ બનાવ માટે જવાબદાર તત્વોની સામે ફરિયાદ નોંધવામાં આવી નથી અયોધ્યા અનુષ્ઠાન અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પહેલાના ધાર્મિક કાર્યક્રમોમાં આજે છ કલાક સુધી રામ રચા અનુષ્ઠાન યોજાશે આવતીકાલે યોજાનાર ભૂમિપૂજન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહેશે

આ ઉપરાંત અયોધ્યામાં રામકીતર્ન અને રામચરિત માનસના પાઠના કાર્યક્રમો શરૂ કરાયા છે

બીજી નોંધપાત્ર બાબત એ છે કે કેન્દ્ર શાસિત પ્રદેશોએ પ્રતિ દસ લાખની વસતીએ કોવિડના પરિક્ષણની રાષ્ટ્રીય સરેરાશથી વધુ પરિક્ષણો હાથ ધર્યા છે

ગઈકાલે ક્વાલાલુમ્પુરમાં યોજાયેલી ટીમ ઇવેન્ટમાં મેચ ડ્રો થતાં ભારતને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવાની તકો ઊજળી બની છે થોમસ કપમાં ભારત ગ્રૂપ સી માં ડેન્માર્ક જર્મની અને અલ્જેરીયાની સાથે છે જ્યારે ઉબેર કપ સ્પર્ધાની ડી ગ્રૂપમાં ભારતીય મહિલા ટીમ ચીન ફાન્સ અને જર્મનીની સાથે છે શ્રીનગર કરફ્યુ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર જિલ્લા વહીવટી તંત્રે આવતીકાલે શ્રીનગર શહેરમાં હિંસક દેખાવો થઈ શકે તેવા ગુપ્તચર વિભાગના અહેવાલોના પગલે શહેરમાં કરફયુ નાખ્યો છે

ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે શહેરમાં આઠમી ઓગસ્ટ સુધી નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે ઇ વીન કોરોના મહામારીના સમયમાં અન્ય રોગો સામે રક્ષણ આપતી રસીઓનો પુરવઠો સમયસર મળે તે માટે સરકારે શરૂ કરેલી ઇલેકટ્રોનીક રસી માહિતી નેટવર્ક ઇવીન વ્યવસ્થા ખુબ ઉપયોગી બની રહી છે